પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતાં ગુજરાતી નવા વર્ષ નિમિતે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશ અને વિદેશમાં રહેતા ગુજરાતી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે તેમના ટ્રવીટ સંદેશામાં તેમણે કહ્યું કે ગુજરાતી પરિવારોમાં નવું વર્ષ ઉમંગ શાંતિ અને ખુશીઓ લાવશે

કોહલીએ રાજભવન ખાતે પ્રજાજનોને મળી શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રી વિજય રૂપાજ્ઞીએ સવારના નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું

શ્રી રૂપાજ્ઞીએ એક સંદેશમા જજ્ઞાવ્યું કે જાતિ જ્ઞાતિ ધર્મ સંપ્રદાય ભાષા પ્રાંત એ બધાથી ઉપર ઉઠીને આપછે સૌ એક બનીને નેક બનીને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાથે મળીને પાર પાડીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજ્યના નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે

શહેરોનો વ્યાપ વધતા હવે વાહનો દ્વારા મોડે સુધી લોકો સાલ મુબારકની આપ લે કરે છે ભુજ અને અન્ય સ્થળોએ મંદિરોમાં અન્નકૂટ દર્શન માટે પજ્ઞ ભાવીકોનો ધસારો જોવા મળયો હતો

લોકોએ તેના દર્શનનો લ્હાવો લીધો હતો

તેમજ્ઞે કહ્યું નબળા વર્ગો અર્થતંત્રમાં સહયોગી બને તે માટેનું આ મહત્વનું નાશાંકીય પગલું હતું આજે નોટબંધીને બે વર્ષ પૂરા થવાને અનુલક્ષીને ફેસબુકમાં નાજ્ઞામંત્રી જેટલીએ જજ્ઞાવ્યું છે કે સરકારનું પ્રથમ લક્ષ ભારત બહારના કાળા નાણાં લાવવાનું અને સંપત્તિ ધારકોને દંડનીય વેરો ભરાવવાનું હતું

જીલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળોએ જીલ્લા તેમજ દેશ વિદેશના સહેલાશીઓ ઉમટી પકયા છે

સામખિયાળી અને ભયાઉ એ વાગડના મહત્ત્વનાં સ્ટેશનો હોવાથી મોટી સંખ્યામાં મુસાફરોની આવન જાવન રહે છે

ઉપરાંત બંને સ્ટેશનો પર લિફટ લગાવવા તેમજ છાપરાઓની લંબાઇ વધારવા તેમજ અન્ય સુવિધા માટે પણ ટીમ વાગડ દ્વારા રેલવે પ્રશાસન પાસે માગણી કરાઇ છે આ માટે વિભાગીય રેલ્વે મેનજર અમદાવાદ તેમજ ઐરિયા રેલ્વે મેનેજર ગાંધીધામને આવેદનપત્રથી રજૂઆત કરાઇ હતી

બગીયાઓમાં થતો લીલા સૂકા પાંદડાનો કચરો આ પીટમાં રાખવામાં આવશે અને એકાદ મહિના સુધી તેમાં બાયો કલ્યર છાંટવામાં આવશે બાદમાં તેમાંથી ખાતર તૈયાર થઇ જશે ત્યારે તેને બગીયાનાં જ વૃક્ષો ઝાડમાં નાખવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું

સંસ્થાના ડાયરેક્ટર અજિતકુમાર અને ફેકલ્ટી હર્ષદભાઇ દ્વારા બાળકોને પ્રસંગોચિત ઉદાહરણો આપીને તાલીમનું મહત્ત્વ સમજાવાયું હતું

ચિરાગ પટેલે બાળકોને વક્તવ્ય આપીને વિવિધ ઉદાહરણો આપીને બાળકોની આંતરિક શક્તિઓને જાગૃત કરવા પ્રથાસ કરીને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો